ઓનલાઈન ચુંકવણી સામે ટ્રાન્સપોર્ટેરને ક્વુ

તો પાવરપદ્દીના ઝુરા સહિતના ગામોમાં પણ ધોધમાર ઝાપટાં વરસ્યાં છે આજે બપોરે અઢી વાગ્યા બાદ અબડાસા લખપતના વિવિધ ગામોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે

ખાવડા સાથે આસપાસના નાના દિનારા ધ્રોબાણા પૈયા સહિત પચ્છમની વિવિધ વાંઢમાં મોટાં મોટાં કરા સાથે વરસાદે તડાપીટ બોલાવી ફતી બપોરે અઢી વાગ્યા બાદ લખપતના દયાપરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો ફતો તો માતાના મઢમાં કરા વરસ્યાં ફતા અબડાસાના ડુમરા મંજલ કરોડીયા સફિતના ગામોમાં પણ ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો છે ખાવડા પંથકમાં કરાંના લીધે ઠેર ઠેર બરફની ચાદર પથરાઈ ગઈ ફતી માવઠાના કારણે ગુવાર મગ મઠ અને તલના વાવેતરને મોટાપાયે નુકસાન થયું ફોવાની ભીતિ સેવાય છે

કારતક માસમાં અષાઢ માસની જેમ વિજળીનાં ભારે કડાકા ભડાકા સાથે ઘણા સ્થળોએ કમોસમી વરસાદ થયાના સમાચાર મળી રહ્યા છે જીલ્લામથક ભુજ તેમજ આસપાસનાં વિસ્તારમાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટું થયું છે એ પછી બપોરનાં સાડા ત્રણ વાગ્યાની આસપાસ આકાશ માં કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું ફતું

ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટાનાં કારણે ખેતીમાં ઉભા પાકને ખુબ જ નુકશાન થયું છે સાથોસાથ કાપણી કરી ખળાંમાં એકઠા કરી રાખેલ પાકને પણ નુક્શાન થયું છે આ કમોસમી વરસાદને કારણે ખાવડા તેમજ આસપાસના ગામોનાં તાળાવોમાં નવા નીર આવવા સાથે કેટલાક તળાવો ઓવરફલો થયાનું જાણવા મળે છે